પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચ છે

સરહદે વસતો માનસ સુખી હોય તો જ સરહદ સલામત બને

સરહદની તુલના માતાના પાલવ સાથે કરતા તેમને જણાવ્યું હતું કે સરહદ સુરક્ષિત હોય ત્યારે જ આંતરિક સલામતી મજબુત બને વિકાસોત્સવ જેવા વધુ સંમેલન સરહદ વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ યોજવાની પણ જાહેરાત કરી હતી

સરહદના ગામડામાં રસ્તાઓ વીજળી પાણી દવાખાનું અને શાળાનો સત્વરે બંદોબસ્ત થાય તેવા આયોજનની પણ તેમને ખાતરી આપી હતી

તેમને ઉમેર્થું હતું કે રણમાં બી એસ એફ ચોકીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા અતિ દુષ્કર હોવાથી દરિયાના પાણીને મીઠું બનાવતો પ્લાન્ટ માંડવીમાં નંખાશે અને ત્યાંથી મીઠું પાણી લખપતના રણમાં પહોચાડશે ધોરડો ગામના સરપંચ મિયાં હુસેને આ પ્રસંગે કહ્યું હતું કે મીઠાના રણ જેવા ભેકાર વિસ્તારમાં પર્યટકોની ભીડ જામવા લાગે તે યમત્કાર પ્રધાનમંત્રી મોદીએ કરી બતાવ્યો છે અને અમે સૌ સરહૃદી ગામડા તેમના ઋણી છીએ

કેન્રિટીય આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેયાએ આ અંગે જણાવ્યું છે કે આ સંસ્થાના લોકાર્પણથી સંસ્થાને રાષ્રી સય દરજ્જો મળશે આ સંસ્થામાં રાષ્રી ાય અને આંતરરાષ્રીગડથ સવલતો પુરી પાડવામાં આવશે અને અનેક નવા કોર્ષ શરૂ કરવામાં આવશે જામનગરના સાંસદ શ્રીમતી પુનમબેન માડમ અંગે વધુ માહિતી આપે છે

સમગ્ર દેશમાં જ્યારે ભારત સરકારે શિક્ષણ સંસ્થાઓ ખોલવા માટે જાહેર કરેલી ડ

શ્રી ભૂપેન્દ્રસિંહજીએ કહ્યું કે શાળા કોલેજો ફરીથી કાર્યરત કરવાના નિર્ણયો ગુજરાત સિવાયના અન્ય રાજ્યોએ તો સપ્ટેમ્બર ઓકટોબર મહિનાથી જ કરેલા છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં અધ્યક્ષ ડો કિરીટ ગઢવીએ જણાવ્યું હતું કે દિવાળીનાં તહેવારોમાં કાર્યરત ડોક્ટરોનું વોટસ એપ ગુપ પણ બનાવવામાં આવ્યું છે અને ડોક્ટરોની યાદી તેમજ એરિયા કો ઓર્ડિનેટરોનાં નંબરો પણ પૂરા પાડવામાં આવ્યા છે તેમણે જણાવ્યું હતું કે દિવાળીનાં તહેવારોમાં મર્યાદિત ડોક્ટરો ઉપલબ્ધ હોવાને લીધે દર્દીઓએ ઘણું સહન કરવું પડતુ હોય છે

એએમએ દ્વારા એએમએ વેબસાઈટ પર ખાનગી હોસ્પિઆટલમાં ખાલી બેડનું લિસ્ટ મુકવામાં આવે છેઆ અનુસંધાને અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં ફેસબુક પેજ પર પણ જરૂરી વિગતો મળી રહેશે

ભદોરિયાએ ચીફ ઓફ એર સ્ટાફ સાથે આજે સાઉથ વેસ્ટર્ન સેક્ટરમાં આવેલા બેઝની મુલાકાત લીધી હતી ડિસા ખાતે આવેલા એર ફોર્સ સ્ટેશન પર ચીફ ઓફ એર સ્ટાફને આ બેઝ ઉપર આંતરમાળખાકીય વિકાસ અંગની યોજના અંગે માહિતી મેળવી હતી તેમણે વડોદરા ખાતેના એરફોર્સની પણ મુલાકાત લીધી હતી ચીફ ઓફ એર સ્ટાર્ફે સ્ટેશનના સ્થાનિક કમાન્ડર્સ અને કર્મચારીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો